આજે ગુજરાતના અમરેલીમાં ચૂંટણી રેલીને સંબોધતાં શ્રી મોદીએ દાવો કર્યો હતો કે તેમની સરકાર જમ્મુ અને કાશ્મીરના બે થી ત્રણ જિલ્લામાં જ આતંકવાદને સિમિત કરવામાં સફળ રહી છે અને દેશમાં બીજા સ્થળોએ છેલ્લા પાંચ વર્ષમાં કોઇ બોંબ ધડાકો થયો નથી

ચૂંટણી પંચે ભવિષ્યમાં આ અંગે સાવધ રહેવાની પણ સૂચના શ્રી નકવીને આપી છે

પી એ સરકાર નિષ્ફળ ગઇ હતી

ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે તેના વિઝાની મુદત પૂરી થઇ હોવાથી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગયા મંગળવારે ગ્રહમંત્રાલયે બાંગ્લાદેશના એક અભિનેતા ફીરદોશ અહેમદનો બિઝનેસ વિઝા રદ કર્યો હતો

બી એસ

એક યાદીમાં બોર્ડે પ્રકરણ રદ કરાયું હોવાના દૈનિકોમાં પ્રકાશિત થયેલા અહેવાલોને અસત્ય ગણાવ્યા છે

ઉલ્લેખનીય છે કે સી બી

અને એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા મીશેલની પૂછપરછ કરવામાં આવી રહી છે ખાસ ન્યાયાધિશ અરવિંદકુમારે મીશેલની સાત દિવસની જામીન માંગતી અરજી ફગાવી દીધી છે સરકારી વકીલ ડી

સિંહે જણાવ્યું હતું કે જો મીશેલના વચગાળાના જામીન મંજુર કરવામાં આવશે તો મુક્ત થયા પછી તે એવા વિધાનો કરી શકે છે કે જેનાથી તપાસ પ્રક્રિયા ઉપર અસર થઇ શકે છે ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ વિભાગે ગત ચોથી એપ્રિલે આ કેસમાં મીશેલ સામે પુરક આરોપનામુ અદાલતમાં દાખલ કર્યું છે

નાગરિક ઉડ્ડયનના મહાનિદેશક અને અન્ય નિયંત્રણ સંસ્થાઓએ જેટ એર વેઝ ના લીધે ઉભી થયેલી પરિસ્થિતિની દેખરેખ બાદ એવું જણાવ્યું હતું કે રિફંડ ટીકીટ રદ થવી અથવા વેકલ્પિક બુકીંગ વ્યવસ્થાના ધારાધોરણનું ચુસ્ત રીતે પાલન થશે સંબંધીતોએ સૂચના આપી છે કે કોઇપણ મ્રસાફર દ્વારા કરાયેલી ફરિયાદને એર સેવા પોર્ટેલ અથવા મોબાઇલ ઉપર રજૂ કરવી જોઇએ

પોલીસે જણાવ્યું છે કે સંબંધીત સ્થળેથી પોલીસોને બે રાઇફલો મળી આવી છે

આ પૈકી એક માઓવાદી માટે સરકારે પ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે

આ હત્યાનું કારણ જાણવા મળ્યું નથી અને મૃત્યુ પામેલાઓની ઓળખ હજી થઇ નથી

ગુજરાત સરકારના રાહત નિદેશક જી

સમગ્ર વિશ્વમાં સાંસ્ક્રતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે આજના દિવસે વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવામાં આવે છે વૈશ્વિક વારસાના સ્થળોનું જતન કરનાર વૈજ્ઞાનિકો પુરાતત્વવીદો અને ઇજનેરોની કામગીરીને બિરદાવા માટે પણ આજના દિવસની ઉજવણી થાય છે

એમ એફ દ્વારા અપાયેલ નાણાં સહાય મળે તે પહેલા મંત્રીમંડળમાંથી અચાનક રાજીનામુ આપ્યું છે શ્રી ઉમર તાજેતરમાં આઇ એમ એફ તરફથી પાકિસ્તાન માટે બેલ આઉટ એટલે કે વિશેષ નાણા સહાયની સમજૂતીને આખરી ઓપ આપવા અમેરીકા ગયા હતા અને તાજેતરમાં જ તેઓ પાછા ફર્યા હતા શ્રી અસાદે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ઇમરાન ખાને મંત્રી મંડળમાં ફેરફારના ભાગરૂપે તેમને નાણાં મંત્રાલયના બદલે ઉર્જામંત્રાલયનો કાર્યભાર સંભાળવા જણાવ્યું હતું જો કે તેમણે મંત્રીમંડળમાં કોઇપણ પદ ન સંભાળવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મંજુરી મેળવી હતી ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આર્થિક સંકટ ના મુદ્દે શ્રી અસાદે કરેલી કામગીરીની વિપક્ષો અને વેપાર ક્ષેત્રના અગ્રણીઓ એ ટીકા કરી હતી